ત્યારે ભાજપના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય ગ્રહમંત્રી રાજનાથસિંહે આજે ગાંધીધામ ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યું કેભારતીય જનતા પાર્ટી પણ સરકાર બનાવવા માટે નહિ દેશનાં નવનિર્માણ માટે કાર્ય કરી રહી છે

તેમણે એવો આક્ષેપ કર્યો કે કોંગ્રેસની ખોટી નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે

કચ્છ ભાજપના અગ્રણી અને રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કચ્છના વિકાસ માટે નરેન્દ્ર મોદીની લાગણી હોવાનું જણાવ્યું હતું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પાંચ વર્ષની પોતાની કામગીરીની વિગતો આપી હતી

અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગને આપેલી એક ખાસ મુલાકાતમાં તેમણે જજ્ઞાવ્યું કે અનેક ટીવી ન્યુઝ ચેનલોના આગમન છતાં આકાશવાણીના સમાચારો તેની વિશ્વસનીયતાને કારણે વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે સુશ્રી જોશી એ જજ્ઞાવ્યું કે આકાશવાજીના સમાચારોને નવા શ્રોતાઓ સુધી પહોંચાડવા આકાશવાણીના અંગ્રેજી અને હિન્દી સમાચારો ખાનગી એફ

ચેનલોને પશ્ન પ્રસારિત કરવા માટે પ્રાયોગિક ધોરણે છુટ આપવામાં આવી છે

તેમણે પબુભા માણેકના ઉમેવારીપત્રને ભૂરભરેલું ગણાવ્યું હતું તેમના ઉમેદવારીપત્રમાં મતવિસ્તારનું નામ લખવામાં આવ્યું નહોતું ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ પરેશ ઉપાધ્યાયે આપેલા ચૂકાદામાં તેમના ઉમેદવારીપત્રને ક્ષતીશ્રસ્ત ગણાવી

તથા પેટાચૂંટણી યોજવાના આદેશ આપ્યા છે

જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પોસ્ટલ બેલેટ દ્વારા આ મતદાન યોજવામાં આવ્યું હતું

ત્યારે આકરા તાપથી અને લુ થી બચવા જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને વિવિધ સૂચનો સાથે અપીલ કરી છે તેમણે મધ્યાહને તડકામાં જવાનું ટાળવા વારંવાર પાણી પીતાં રહેવુંઓછા વજનના સુતરાઉ કપડાઉપરાંત માથા પર ટોપી પહેરવાગોગલ્સ પહેરવા જજ્ઞાવ્યું છે તેમણે ગરમીમાં બેહોશ થવા જેવી સ્થિતિમાં તરત જ તબીબી સારવાર લેવાઓ

એસ અને ઘરે બનાવેલા લસ્સીલીબુ પાણીછાસ વગેરેનો ઉપયોગ વધારવા સહીત વિવિધ સૂચનો કર્યા છે

મોટાભાગે ગુજરાતના માછીમારોને વાઘા સરહદેથી અમૂતસર થઇ વેરાવળ પહોચી આવ્યા છે વડોદરાથી બે ખાસ બસોમાં માછીમારોને વેરાવળ લાવવામાં આવ્યા હતા તેઓની તપાસ હાથ ધરવામાં આવી હતી

આજે મધરાતે લગભગ એક વાગ્યે હવનનું બીડું હોમવાની વિધિ જાગીરના અધ્યક્ષ રાજબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે થશે જયારે આવતીકાલે નૈવેધ વિધિ થશે ભુજના આશાપુરા માતાજીના મંદિરે પણ મધરાતે હવનવિધિ સંપન્ન થશે આવતીકાલે માતાજીને નૈવેધ ધરાવાશે દરમ્યાન આવતીકાલે દુર્ગાષ્ટમી નિમિતે હોમ હવનના કાર્યક્રમો યોજાશે ભુજ તાલુકાના હબાય ગામે વાઘેશ્વરી માતાજીના મંદિરે આવતીકાલે મેળો ભરાશે

ગુરુદ્વારા ખાતે ત્રણ દિવસ દરમ્યાન શબદ કીર્તનઅરદાસ અખંડ પાઠ વગેરે કાર્યક્રમો યોજાશે આજે વહેલી સવારે નીતનેમ શબદ કીર્તન અને અરદાસ અખંડ પાઠ યોજાયા હતા